પી ડી દ્વારા એમ બી બી એસન અને આયુ ષ ડૌક્ટરો દ્વારો વિના મૂ લ્ચે દર્દીઓને સારવાર તથા દવાઓ પૂરી પાડવામાં આવશે આ ઉપેરાંત કોઈ નાગરિકોને ગંભીર બીમારી જણાશે તો સ્પેશિયાલિટી કે સુ પર સ્પેશિયાલિટી સારવાર માટે રીફર કરવામાં આવશે ત્યાં પણ માં યોજના માં વાત્સલ્ય યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુ ધીની સારવાર વિનામૂ લ્યે પૂ રી પાડવામાં આવશે નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે શહેરી વિસ્તારોમાં નાગરિકોને સારવાર પૂ રી પાડવા માટે રાજ્ય સરકારે રાજ્યમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત કર્યા છે જેમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ એક્સ રે અને ટ્રેસ્ટ માટે લેબોરેટરીની વિનોમૂલ્યે સુ વિધા પૂ રી પાડવામાં આવે છેઆવા હેલ્થ સેન્ટર સુધી ને પર્ફોચી શકે તેવા ગરીબ નાગરિકોને ઘર આંગણે સારવાર માટે દીન દયાલ ક્લિનીક શરૂ કરુવામાં આવી રહ્યા છે